તેમણે કહ્યું કે નવી શીક્ષણનીતિ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિધ ડો સર્વપલ્લી રાધાક્રિષ્નના વિઝનને આત્મસાત કરે છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આમ્બેડકર જયંતિ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે બાબા સાહેબ જીવનભર સંઘર્ષોની વચ્ચે તેમનું લક્ષ્ય મેળવવા અડગ રહ્યા અને અસાધારણ સિધ્ધીઓ પ્રાપ્ત કરી

તારી સુદ્રઢ અને સમૃધ્ધ ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ કહ્યું વંચિત વર્ગોને મુખ્ય ધારાઓમાં લાવવા બાબા સાહેબનો સંઘર્ષ દરેક પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે

આજે વહેલી સવારે ભુજમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને વિવિધ સંગઠનો દ્વારા હારારોહણ કરવામાં આવ્યા હતા આજના દિવસે બાબા સાહેબે કરેલા કાર્યોને યાદ કરી અને ભારતના ભવિષ્ય ઘડતરમાં તેમનો સિંહફાળો હોવાનું જણાવ્યું હતું તો કચ્છમાં વિવિધ વિસ્તારોમાં મર્યાદિત સંખ્યામાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ લોક જાગૃતિ કેળવવા તથા વિદ્યાર્થીઓમાં બાબા સાહેબના વીચારો મૂર્તિમંત થાય અને ભારતનું આવનારું ભવિષ્ય શિક્ષીત બને તે માટે પશ્ચીમ કચ્છમાં જુદી જુદી ચાર જગ્યાએ ડો

આ અંગે આકાશવાણી સાથે વાત કરતા મથલ ગામના નવયુવાન હિંમતભાઈ ભદુએ આ પ્રમાણે જણાવ્યું હતું

દરમિયાન કોવિડ મહામારીને કારણે જ રાજયોમાં લોકડાઉન અથવા તો કરફયુ કે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેવા વિસતારોમાં ગઈકાલે મુસ્લિમ બિરદરોએ ઘરે જ નમાઝ અદા કરી હતી

શાળા કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગીક પરીક્ષાઓના સમયગાળામાં ફેરફાર કરાતા હવે એસએસસી બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરત જ ત્રણ દિવસમાં લઈ લેવાની રહેશે નવી સુચનાઓ સંદર્ભે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પરીક્ષા સચિવ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યોને પત્ર દ્વારા જાણ પણ કરી દેવાઈ છે